અને આજના યુગમાં યુ નિવર્સિટીઓ સામાજીક ચેતના કેન્દ્રશક્તિ બનીને ઉલી રહી છે અને શિક્ષણનો વ્યાપ સર્વત્ર ફેલાવ્યો છે કોલેજમાં રૂબરૂ જઈ કલાસ ભરી ન શકતા વિધાર્થીઓ માટે આંબેડકર ઓપન યુ નિવર્સીટી દ્રારા ઘેર બેઠા અભ્યાસ કરવાની સુવિધા પુરી પાડવામાં આવે છે

એ એફના પંચાવનામાં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ રહી છે દેશની સરહદોની સુરક્ષા તેમ આંતરિક સુરક્ષા માટે બોર્ડર સિક્વુરીટી ફોર્સના જવાનો અને તેના પરિવારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુ ભેચ્છા પાઠવી હતી અને ટ્વીટરના માધ્યમથી જણાવ્યુ હતું કે કુદરતી આફત અને સંકટની સ્થિતિમાં બીએસએફના જવાનો એ નાગરિકોની સુ રક્ષા માટે હંમેશા ખડાપગે રહે છે ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાયે આ પ્રસંગે કહ્યુ કે કેન્દ્ર સરકાર દ્રારા જવ્લોને આધુ નિક ઉપકરણો અને સાધનોથી સજ્જ રાખવાની પ્રતિબધ્ધતા દર્શાવી છે

લોકોમાં એઈડ્ઝ અંગે જાગૃતિ લાવવા વિશ્વ એઈડ્ઝ દિવસ મનાવાય છે

આઈ વી થી ફેલાતો રોગ છે આજનો દિવસ એચ

વી વિરૂધ્ધ એકજુથ થવાની તથા એચ આઈ વી ગ્રસ્ત લોકોને સમર્થન આપવાની તક આપે છે

આઈ વી ગ્રસ્ત છે એઈડ્ઝ નિયંત્રણ માટે સરકારે રાષ્ટ્રીય એઈડ્ઝ નિયંત્રણ કાર્યક્રમ એન સી પી અમલી બનાવ્યો છે

સી પી

આ રેલી જી

જનરલ હોસ્પિટલના વાજપેથી ગેટ થી પ્રસ્થાન કરવામાં આવે અને જ્યુબિલી ગ્રાઉન્ડસીટી પોલીસ સ્ટેશન પર્લોચશે અને એજ રીતે પરત આવી હતી

કચ્છના રાજવી ખેંગારજી પહેલાએ ભુજની સ્થાપના સુ યવતી ખીલી ખોડી હતી એ દરબારગઢ ખાતેના સ્થળે ખીલી પુ જનનો કાર્યક્રમ યોજાયો હતો નગર પાલિકા પ્રમુખ લતાબેન સોલંકીએ શાસ્ત્રક્ત વિધી થી ખીલ પુજન વિધી કરી હતી આ પ્રસંગે સંસદ સભ્ય વિનોદ ચાવડાભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્યનગર પાલિકના સભ્યો રાજવી પરિવાર અને કચ્છ ઈતિહાસ પરિષદના પ્રતિનિધીઓ ઉપસ્થિત સૌએ પરસ્પર શુ ભેચ્છાની આપ લે કરી હતી આરતીબેન ભદ્દ ટૂક ડૂાઈવરોને વીમા પોલીસ જિલ્લામાં માર્ગો પર દ્રક વાહન ચાલકો દ્રારા ખુ બ જાગૃ તા અને શિસ્તથી વાહનો યલાવાય અને કાયદાકીય નિયમોનું યોગ્યતાથી પાલન થાયને અકસ્માતો થતાં ટાળી શકાય તે માટે ટ્રાન્સપોર્ટ વર્ગ અને પોલીસ બંન્નેની મોટી જવાબદારી બની રહે છે તેમ ગઈકાલે કચ્છ જિલ્લા ટ્રક એશોશિએશન ક્રારા ભુજના નળવારા સર્કલ મધ્યે ટ્રક ડ્રાયવરોને રૂપિયા પાંચ લાખની વીમાની પોલીસી અર્પણ કરવાના કાર્યક્રમને સંબોધન કરતા રાજયમંત્રી વાસણભાઈ આફીરે જણાવ્યુ હતું આ કાર્યક્રમમાં બોર્ડર રેન્જના આઈ જી સુ ભાષભાઈ ત્રિવેદી તેમજ અન્ય પ્રતિષ્ઠિત મહાનુ ભાવના હસ્તે ડ્રાયવરોને પોલીસી અર્પણ કરાઈ હતી આરતીબેન ભદ્દ હવામાન કચ્છમાં ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે ભુજમાં નીયા તાપમાનનનો પારો વધુ એક ડીગ્રી ઘટ્યો હતો